મહારાષ્ટ્ર અને હરીથાણા વિધાનસભાની આવતીકાલે યોજાનારી ચુંટણી માટેની બધી જ તૈયારીઓ પૂર્ણ થઇ છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ મનોરંજન વિશ્વના અગ્રણીઓને તેમની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર ઘડતર માટે કરવા અપીલ કરી છે ભારત અને ફિલીપાઇન્સે આતંકવાદને કડક શબ્દોમાં વખોડી કાઢીને વૈશ્વિક સ્તરના આ દુષણ સામેની લડતમાં સહકાર આપવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે ભારત મજબૂત તથા અનુકૂળ આર્થિક પર્યાવરણની મદદથી આર્થિક ગતિ વધારવા તથા સર્વગ્રાફી વિકાસ સુનિશ્ચિત કરવા પ્રતિબધ્ધ છે

બિહારની લોકસભાની સમસ્તીપુર તથા મહારાષ્ટ્રની લોકસભાની સાતારા બેઠક માટે મતદાન થવાનું છે આવતીકાલની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે હેતુથી સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં ઘણાં સ્થળોએ વરસાદ હોવા છતાં ઉમેદવારો તથા અગ્રણીઓએ યૂંટણી પ્રચાર કર્યો હતો મહારાષ્ટ્રમાં ભાજપ અને શીવસેનાનો મોરચો તથા કોંગ્રેસ અને એન સી પી ની જોડાણ વચ્ચે મુખ્ય મુકાબલો થશે આ બન્ને મુખ્ય જોડાણ ઉપરાંત એમ એન એસ

એસ પી

પી આઇ એમ અને સી પી

હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે

પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ કરુણા રાજુએ ગઇકાલે યંડીગઢમાં જણાવ્યું હતું કે આ ચાર બેઠકોની પેટાયૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યાર સંબંધીત બેઠકોના પ્રિસાઇડીંગ અને પોલીંગ અધિકારીઓ મંગળવારે ફરજ ઉપર હાજર નહી થાય તો તેમને ગેરહાજર ગણાશે નહિ

ગઇકાલે દિલ્ફીમાં તેમણે મનોરંજન વિશ્વના સભ્યો સાથે સંવાદ કર્યો હતો તેમણે કહ્યું કે સાદગીના પ્રતીક સમાન મહાત્મા ગાંધી ના વિયારો લોકપ્રિય અને લોકભોગ્ય બનાવવામાં ફિલ્મ અને ટેલીવિઝન સાથે સંકળાયેલા લોકો નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે

આ પ્રસંગે શાહરુખ ખાન અમીર ખાન રાજક્રમાર હિરાણી અનુરાગ બાસુ અને કંગના રનૌત સહિત ઘણા જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા

તેમણે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રના લોકોએ ઘણા સુચનો કર્યા છે અને વધુ ને વધુ લોકો ફિલ્મ ઉદ્યોગ દ્વારા કરાયેલું સારુ કામ જુવે તે માટે સરકારે જરુરી પગલાં લીધા છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ ભારતમાં આંતરરાષ્ટ્રીય મનોરંજન શિખર પરિષદ યોજવાની વિયારણા થઇ રહી છે

ગઇકાલે દાંડી યાત્રાની પ્રસ્તુતી દ્વારા ગાંધીજીના જીવન અને તત્વજ્ઞાનનો પરિચય અપાયો આ દાંડી યાત્રામાં વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

હાલ ફિલિપીન્સની મુલાકાતે ગયેલા રાષ્ર્યપતિ રામનાથ કોવિંદ તથા ફિલીપાઇન્સના રાષ્ર પ્રમુખ રોડ્રીગો ડ્યુટેર્ટો વચ્ચેની બેઠકમાં આ વચનબધ્ધતા દોહરાવવામાં આવી હતી બન્ને નેતાઓએ ભારત અને ફિલીપીન્સ વચ્ચે મજબૂત ભાવી સહભાગીતા અંગે પણ આશા વ્યક્ત કરી હતી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ગઇસાંજે ટ્વીટ સંદેશમાં બન્ને રાષ્રઆપતિઓની બેઠકની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં સંરક્ષણ અને વહાણવટા સુરક્ષા જેવા નવા મુદ્દાઓ તેમજ વહાણવટા સુરક્ષા જેવા નવા મુદ્દાઓ પર ધ્યાન અપાયું હતું

શ્રી રવિશકુમારે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ ડ્યુટેર્ટે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વધી રહેલી ભૂમિકાને માન્ય ગણી હતી આ બેઠક પહેલાં દિવસ દરમ્યાનના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારત ફિલીપીન્સ વ્યાપાર સંમેલનના અને આસિયાન ભારત વેપાર ઉદ્યોગ સંગઠનની મનીસામાં યોજાયેલી યોથી શિખર બેઠકને સંબોધન કર્યું હતું શ્રી કોવિંદે કહ્યું હતું કે આસિયાન દેશો અને ભારત વચ્ચેના સંબંધો ખાસ મહત્વના છે અને ભારતની એક્ટ એશિયા નીતિના કેન્દ્રમાં આસિયાન ક્ષેત્ર છે

વોશીંગટનમાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ આઇ

ની બેઠકમાં બોલતા તેમણે કહ્યું કે ભારત આર્થિક મજબૂતીકરણ માટે પ્રતિબધ્ધ છે

મંદીના લીધે ઉભા થયેલા પડકારોને પર્હોંચી વળવા મોદી સરકારે શ્રેણીબધ્ધ સુધારાનું આયોજન કર્યું છે ભારત કોર્પોરેટ ક્ષેત્રના વેરામાં ઘટાડો કર્યો છે તેના લીધે ઉદ્યોગ તથા માળખાકીય સુવિધા વિકાસ ક્ષેત્રના મૂડીરોકાણોને નવું બળ મળશે

બેંકના ખાતાધારકોએ પોતાના બેંક ખાતામાં ફસાયેલા નાણા પરત મેળવવા માટે ગઇકાલે મુંબઇમાં રીઝર્વ બેંકના વડામથક સામે દેખાવો કર્યાછે

અને રીઝર્વ બેંક વિરુધ્ધ સુત્રોચ્યારો કર્યા હતા પોલીસોની હાજરીના લીધે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી તેમજ કોઇની અટકાયત કરાઇ નથી

એમ સી

અત્યાર સુધીમાં આ કેસમાં એચ

ના પ્રમોટરો સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે